પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવીડ પછીના સમયાગાળામાં વર્તમાન વિશ્વની

આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું છે કે દેશમાં વિકસાવેલી ક્રોવિડ સામેની રસીના માનવી ઉપરના પ્રયોગો શરૂ થયા છે અને આ સાથે જ કોવિડ સામેની આપણી લડત હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે

રાજસ્થાન ભ્રષ્ટાચાર વિરોધી એકમ એ સી બી એ રાજસ્થાન સરકાર સામેના કથિત ષડયંત્ર અંગે કોંગ્રેસની ફરિયાદને આધારે કેસ નોંધ્યો છે આવકવેરા વિભાગે કરદાતાઓને સ્વેચ્છાએ વેરા ચૂકવણી માટે પ્રોત્સાહન આપવા માટે આવતીકાલથી ઈ કેમ્પેઈન હાથ ધરવાનો નિર્ણય લીધો છે

ટિવટર ઉપર તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા મહિનાઓથી રસી વિકાસાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા અને હવે આ પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે શ્રી હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોવિડ સામેની લડાઈમાં આપણે યોક્કસ વિજય મેળવીશું આપણા વૈજ્ઞાનિકોએ બનાવેલી કોવિડની રસીના પ્રાથમિક પરિક્ષણોમાં તેની કોઈ આડઅસર જોવા મળી નથી

આ અભ્યાસ છ રાજ્યો તામિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને દિલ્ફીમાં કરાશે ચેન્નાઈ સ્થિત રાષ્ટ્રીય ક્ષય રોગ સંશોધન કેન્દ્ર એન

આ અભ્યાસની આગેવાની કરી રહ્યું છે આ અભ્યાસમાં એ તપાસ કરાશે કે શું બીસીજીની રસી કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી મોટી વયના લોકોમાં થતો ફેલાવો અટકાવી શકે છે

એન શેષાદ્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે પ્રોફેસર શેષાદ્રીના નિધનથી ભારતે એક એવા બુદ્ધિજીવી ગુમાવ્યા છે જેમણે ગણિત ક્ષેત્રે પ્રસંશનીય કાર્ય કર્યું છે શ્રી મોદીએ કહ્યું કે તેમના કામને આગળની પેઢીઓ યાદ રાખશે

તેઓ પ્રખ્યાત ભારતીય ગણિતજ્ઞ હતા